જાગૃતિ વકિલ ખેડૂત આંદોલન કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂત આંદોલનના આજે નવમા દીવસે પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ યોજાયેલ અને આઠ કલાક ચાલેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ખેડૂતો બે ત્રણ મુદ્દાને લઈ ચિંતિત છે સરકાર ખુલ્લા મને વાત કરી રહી છે હવે શનિવારે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાશે તેવું સુત્રોએ જણાવ્યું છે

આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વાઈ ફાઈ એક્સેસ ઈન્ટરફેસ છે જેના મારફતે દેશમાં વાઈ ફાઈ ક્રાંતિ લાવવામાં આવશે

કોઈ પણ વર્તમાન દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે

જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે

જેમાં ભુજના વોર્ડ નં

માંડવીના વોર્ડ નં

શિક્ષણાધિકારી અંજારના વોર્ડ નં

કોરોના કાળ દરમિયાન ગુજરાતના શિક્ષણ સચિવ ડો વિનોદ રાવના આ સત્રને સાર્થક કરવા સમગ્ર ગુજરાતના ગામે ગામના શિક્ષકો ખૂબ મહેનતલક્ષી વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના અબડાસાના બીઆરસી શ્રી લખધીરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ તાલુકાના સીઆરસી આચાર્ય અને તમામ શાળાના શિક્ષકો બાળકોને હોમલર્નીંગ માટે જૂદી જૂદી વ્યવસ્થા ઘરે ઘરે જઈને કે ટેલિફોનિક સંપર્ક દ્વારા કરી રહ્યા છે ત્યારે જે બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ માટે ટીવી કે મોબાઈલની વ્યવસ્થા પણ નથી તેવા બાળકોના શિક્ષણના હિતને ધ્યાને લઈ વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે